તેમણે કહ્યું કે ઘણી પેઢીઓથી છોકરીઓ સાથે થઇ રહેલી ભૂલોને કારણે સમાજમાં સ્રીપુરૂષની સરેરાશમાં અસમાનતા ઉભી થઇ છે અને તેને નવી પેઢીએ દૂર કરવી પડશે પ્રધાનમંત્રીએ કહ્યું કે છોકરીઓ આપણા દેશના સન્માનમાં વધારો જ કરે છે બે વર્ષ અગાઉ હરિયાણામાં બેટી બચાવો સ઼ંબેશ શરૂ થઇ ત્યારે દિકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી પણ આ કાર્યક્રમના પરિણામે તેમાં સુધારો થયો છે

તથા સંકલિત લાભ વિકાસ યોજના સાથેના સોફટવેરને પણ ખૂલ્લું મૂક્યું હતું

આ પૈકી કેટલીક રકમ કેન્દ્રિય વેચાણવેરાને તબક્કાવાર દૂર કરવાથી આપવાના થતા વળતર માટે ઉપયોગમાં લેવાશે

અત્રે જણાવીએ ક રાજ્ય સરકારે પરામર્શક સમિતિની રચના કર્યા બાદ આ પ્રથમ બેઠક ફતી જેમાં અધ્યક્ષ શ્રી પંડયાએ કચ્છી સાફિત્યના વિકાસાર્થે અકાદમી સદૈવ તત્પર અને કટિબદ્ધ ફોવાનો પુનરોચ્યાર કર્યો ફતો

જિલ્લા વિકાસ અધિકારી સી

પટેલે જણાવ્યું ફતું કે જ્યાં જ્યાં નન્ફી પરીનો જન્મ થયો હતો ત્યાં આરોગ્ય વિભાગ તરફથી માતા પિતાને મમતા કિટ જેમાં સરસ્વતી લક્ષ્મીનો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો મીઠાઇ અને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું જે અતર્ગત ભુજની જી

જિલ્લા વિકાસ અધિકારી ચન્દ્રકાંત પટેલે બેઠકની કાર્યવાફીની શરૂઆત કરાવ્યા પછી બેઠક ત્રણ કલાક ચાલી હતી